ભાજપ જેને સંકલ્પ પત્ર તરીકે ઓળખાવે છે તેવા ચુંટણી ઢંઢેરાની જાહેરાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષ અધ્યક્ષ અમિત શાહ સુષ્મા સ્વરાજ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહયાં હતા

શ્રી શાહે કહયું કે કેન્દ્રની એનડીએ સરકારે મહત્વના પંચાવન નિર્જ્યો લીધા હતા અને સર્જીકલ અને એર સ્ટ્રાઈક વડે આતંકવાદીઓને યોગ્ય વળતો જવાબ આપ્યો હતો

ચુંટજી પંચે એમ પજ્ઞ જજ્ઞાવ્યું છે કે મતદારોને પ્રભાવિત કરવા નાજ્ઞાંનો થતો ઉપયોગ એ ચુંટજ્ઞી પ્રક્રિયા મુકત ન્યાયી અને વિશ્વસનીય રીતે હાથ ધરવા સામેનો મોટો પડકાર છે

આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિને બપોરે ત્રણ વાગ્યા સુધીની સમયમર્યાદામાં એક પણ ઉમેદવારે ઉમેદવારીપત્ર પાછું ન ખેચ્યું હોવાનું નાયબ જીલ્લા યુંટણી અધિકારી એમ

પ્રજાપતિએ જણાવ્યું છે

જિલ્લા યૂંટણી અધિકારી કમ કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન તળે ના જિલ્લા યૂંટણી અધિકારી એન બી પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા કચ્છની દરેક વિધાનસભા દિઠ એક એક બૂથને આદર્શ દિવ્યાંગ બૂથ બનાવાયું છે જેની માહિતી આપતા યૂંટણી શાખાના ના મામલતદાર પી

આ દિવ્યાંગ બૂથોમાં તમામ સ્ટાફ પણ દિવ્યાંગ રહેશે જયાં દિવ્યાંગોનો વોટીંગ વધુ પ્રમાણમાં છે તેવા બૂથોને આ આદર્શ દિવ્યાંગ બૂથમાં સમાવવા પ્રયાસ કરાયો છે

જે મુજબ અત્રેની તમામ પેન્શનરોનાં હયાતિના ફોર્મ બેંકને મોકલી આપવામાં આવ્યા છે

પી ઓ બુક અને બેંક પાસબુક સાથે પેન્શનરો જે બેંકમાંથી પેન્શન મળવતા હોય તે જ બેંકમાં જઇ આગામી તા

હયાતિના ફોર્મના પ્રથમ ભાગમાં પોતાની સહી મેનેજરની સહી અને બેંકનો સિકકો તેમજ ફાજર તારીખ વગેરે બાબતો રહી જવા ન પામે જેનું પેન્શનરોએ ખાસ ધ્યાન રાખવું જેથી અધુરાશને લીધે પેન્શન બંધ થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવું જિલ્લા તિજોરી અધિકારી ભુજ દ્વારા જણાવાયું છે

કોચમાં છોટા ભીમના માસ્ક સાથે પ્રવાસીઓમાં મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો